પેટા યૂંટણીઓ માટેનો યૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે

પ્રવેશેલા આઠ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે

વૈકેંયા નાયડ્ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડની પરિસ્થિતિ અંગે રાજ્યોના રાજ્યપાલો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફટન્ટ ગવર્નરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ચર્ચા વિચારણા કરી છે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડૂએ બધા જ રાજ્યપાલોને કોવિડ સામેની લડતમાં બધા જ મુખ્યમંત્રીઓને સક્રિય સહકાર આપવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલોએ કોવિડ સામેની લડતમાં વધુ અસરકારક વ્યૂહરચના ધડવા મુખ્યમંત્રીઓને માર્ગદર્શન આપવું જોઈએ તેમ શ્રી નાયડૂએ ઉમેર્થું હતું રાજ્યપાલોએ જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા કરાતી કામગીરીને પૂરક સમીક્ષા કરીને યોગદાન આપવું જોઈએ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં કોવિડની રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે સરકાર પ્રતિબધ્ધ છે

રસીકરણની ઝ્રંબેશ હજી વેગવાન બનાવવા નવા રસીકરણ કેન્દ્રો શરૂ કરાશે તેમણે રાજ્યપાલોને કોવિડના રસીનું મહત્વ સમજાવવા તથા આયુષની પૂરક ઉપયારોના પ્રસાર પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવવા રાજ્યપાલોને અનુરોધ કર્યો હતો

તેમાં રાજસ્થાનમાં ત્રણ કર્ણાટકના બે અને ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝીરમ ઓડિશા તેલંગાણા અને ઉત્તરાખંડ તથા ગુજરાતમાં મોરવા હડફનો સમાવેશ થાય છે દરમિયાન એચ યુબાયાંગને નાગાલેન્ડની નોકસેન વિધાનસભા બેઠક માટે બિનહરીફ યૂંટાયેલા જાહેર કરાયા છે

અમારા સંવાદદાતા જણાવે છે કે આ યાર દિવસ દરમિયાન કોવિડના રસીકરણ કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરાયો છે

સમગ્ર દેશમાં ઓક્સીજન ઉત્પાદનની ક્ષમતા સાત હજાર મેટ્રીક ટનની છે અને તેમાં તબક્કાવાર વધારો કરાશે કેન્દ્ર સરકારે તબીબી ક્ષેત્રના ઓક્સીજનનો તાર્કિક ઉપયોગ કરવાનો નિર્દેશ રાજ્ય સરકારોને આપ્યો છે કેન્દ્ર સરકારે ઓક્સીજનનો પુરવઠો દરેક જિલ્લામાં સરળતાથી મળી શકે તે હેતુથી નિયંત્રણ કક્ષ રચવાનો નિર્દેશ રાજ્યોને આપ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો

શિક્ષણમંત્રીએ કહ્યું કે કોવિડની વર્તમાન સ્થિતિ તથા કોવિડના કારણે શાળાઓ બંધ રહી હતી તે બાબત ધ્યાનમાં લઈને વિદ્યાર્થિઓનું હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે

કાશ્મીર ઘૂસણખોરી ભારતીય સેના અને સરહદ સલામતી દળના જવાનોએ કાશ્મીરના ક્રપવાડા જિલ્લામાં તંગધર ક્ષેત્રમાં સરહદપારથી ધ્સણખોરીનો અને કેફી પદાર્થોની દાણચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરહદ પારથી કેફી પદાર્થોનો જથ્થો લઈ ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલી કેટલીક વ્યક્તિઓને સેના અને સલામતી દળના જવાનોએ પડકારતા સામ સામા ગોળીબાર થયા હતા ભારતીય સેનાના એક જવાનને સામાન્ય ઈજા થઈ હતી

કુષિમંત્રાલય કેન્દ્રીય મંત્રાલયે ખેડૂતોના હિતમાં ગુજરાત સહિત છ રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માઇક્રોસોફ્ટ સાથે સમજુતી કરાર કર્યા છે આ પ્રોજેક્ટ હેઠળ પસંદ કરાયેલા રાજ્યોમાં ખેડૂતોની આવક વધારવા માટે ખેતીની પ્રક્રિયા સરળ બનાવવા માટે તેમજ ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મદદ કરાશે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે આ પ્રસંગે બોલતા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક વધારવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત ખેતી પદ્વતિની કલ્પના રજૂ કરી છે

તેઓ આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે ભારત અને માલદીવના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરશે બંને અગ્રણીઓ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વના મુદ્દાઓ અંગે પણ વાતચીત કરશે ઉલ્લેખનિય છે કે ભારતની સાગર યોજના એટલે કે બધા જ દેશોની સલામતી અને વિકાસની સંકલ્પનામાં માલદીવ કેન્દ્રનું સ્થાન ધરાવે છે નાટો અફઘાનિસ્તાન નાટો સંગઠનના મહામંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સૈનિકો પાછા લેવાનો નિર્ણય એ જોખમી નિર્ણય છે અને તેના બદલે તાલીબાનો દ્વારા કરાતી ફિંસાને ધ્યાનમાં લઈને કોઈપણ સમય મર્યાદા વિના અફઘાનિસ્તાનમાં સૈનિકો રાખવા એ એક માત્ર વિકલ્પ છે અમેરિકાના વિદેશમંતરી એનટોની બ્લિન્કન અને પેન્ટેગોનના વડા લોઈડ ઓસ્ટીન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા શ્રી ઓસ્ટીને કહ્યું કે અમેરિકા તેમના દળો અને સાથી દેશોના સૈનિકો ઉપર જો તાલીબાન ફ્રમલો કરે તો તેનો વળતો જવાબ આપશે આઈપીએલ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ચેન્નાઈમાં ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર બેંગલોર ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને છ રને પરાજ્ય આપ્યો છે